આ નવા કોરીડોર પર દ્રેનોની અવરજવરને કારણે રાજસ્થાન અને હરિયાણાના વિવિધ ઔદ્યોગિક એકમોને ફાયદો થશે આ કોરીડોરથી ગુજરાતમાં કંડલા પીપાવાવ મુન્દ્રા અને દહેજ બંદરોથી માલ પરિવહન પણ સરળબનશે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 અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે ઈમરજન્સી બે કોવિડ રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે

આરતી ભદ્દ નાણામંત્રી અંદાજ બેઠક ગાંધીનગર ખાતે નાણામંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને અંદાજપત્ર સંદર્ભે બેઠક્રનું આજથી આરંભ થયો છે આજથી ત્રણ દિવસ માટે આગામી વર્ષના અંદાજપત્રની તૈયારી માટે નાણામંત્રાલય અને અન્ય વિભાગો સાથેની બેઠકમાં અંદાજપત્રની રૂપરેખા તૈયાર કરવામાં આવશે યાલુ વર્ષે કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિને લીધે અંદાજપત્રના કદમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવે એવી શક્યતા જણાઈ રહી છે

આ ક્ષતિઓને તાત્કાલિક નિવારવામાં આવશે

ટી

સ્થળ આઈ ટી આઈ ગાંધીધામ

ટી